ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું છે કે છેલ્લાં છ વર્ષમાં કેન્રઓ સરકારે ભ્રષ્ટાચારમુક્ત અને પારદર્શક શાસન પૂર્રું પાડયું છે જેએનયુમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે કુલપતિએ વિદ્યાર્થીઓને પાછા ફરવા અનુરોધ કર્યો કેન્ન સરકારે આયાતી ડુંગલી ઉઠાવી લેવા રાજયોને જણાવ્યું છે જમ્મુકાશ્મીરમાં સલામતિદળો સાથેની અથડામણમાં બે ત્રાસવાદીઓનાં મોત થયાં છે

અધિક સેશન્સ ન્યાયાધીશ સતીશકુમાર અરોરાએ આજે આ આદેશ આપ્યા છે

તેમાં મુકેશ શર્મા અક્ષયસિંહ અને પવન ગુપ્તાનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન તથા પ્રધાનમંત્રી તરીકે તેમણે કરેલી કામગીરીના આધારે લખાયેલા પુસ્તક કર્મયોદ્વા ગ્રંથના આજે નવી દિલ્હીમાં યોજાયેલા વિમોચન પ્રસંગે શ્રી શાહે જણાવ્યું કે એનડીએ સરકારે ક઼વિ આરોગ્ય અને ઉદ્યોગ એમ અનેકવિધ ક્ષેત્રે ઉત્તમ સુધારાઓ કર્યા છે ઉત્તમ પ્રદર્શનના રાજકારણ દ્વારા મોદી સરકારે ખુશામતખોરી જ્ઞાતિવાદ તથા વંશવાદના રાજકારણને જડમૂળથી ઉખાડીને ફેંકી દીધું છે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પને ફોન પર નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં શ્રી મોદીએ પરસ્પરને લગતાવિષયોમાં સહકાર વધારવામાં આગળ વધવાની ઇચ્છા દર્શાવી હતી પ્રધાનમંત્રીએ અગાઉના વર્ષ દરમિયાન બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિ બદલ સંતોષ વ્યકત કર્યો હતો શ્રી ટ્રમ્પે છેલ્લાં કેટલાંક દ્વિપક્ષી સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સંતોશ દર્શાવ્યો અને વધુ આગળ વધવાની ઇચ્છા વ્યકત કરી હતી વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસના પ્રવકતાએ એક યાદીમાં જણાવ્યું કે વાતચીતમાં પ્રાદેશિક સલામતિને લગતી બાબતોની પણ સમીક્ષા થઇ હતી

સુશ્રી સીતારમણે કહ્યું કે પરોક્ષ વેરાઓ અંગે વેપારીઓનાં સૂચનો માંગ્યા છે સરકારે કમ્પ્યુટર આધારીત ડીન તંત્ર શરૂ કર્યું છે તેમાં કરવેરા વિભાગ અને કરદાતા વચ્ચેનો પત્રવ્યવહાર પારદર્શક રીતે જોઇ શકાય છે નાણામંત્રીએ કહ્યું કે આ વ્યવસ્થાના કારણે કરવેરા અંગે જવાબદારી અને પારદર્શકતા જોવા મળશે

ગઈ કાલે નવી દિલ્ફી ખાતે એમએસએમઈ જૂથો સાથે ઉદ્યોગોને લગતા વિવિધ મુદ્દાઓ અંગે યર્યા કરવા તથા તેના ઉકેલ માટેનાં પગલાં તપાસવા માટેની મળેલી બેઠકને તેઓ સંબોધી રહ્યા હતા વિવિધ જૂથોએ મંત્રીશ્રી ગોયલ સમક્ષ પોતાની સમસ્યાઓ અંગેની રજૂઆત કરી હતી

યોગના સંદેશના ઉત્તમ પ્રસારણ માટે મંત્રાલયે ગત વર્ષે આ એવોર્ડનો પ્રારંભ કર્યો હતો

યોગ અંગે દેશવિદેશમાં જાગૃતિ ફેલાવવા માટે મીડીયા ગૃહ્ળેની સારી કામગીરીની શ્રી જાવડેકરે પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે થોગ ભારતની ઓળખ છે અને તંદુરસ્તીને જાળવવાનું શ્રેષ્ઠ સાધન છે

આ પ્રસંગે આયુષમંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું કે માધ્યમોના ફાળાની પ્રશંસા માટે આ પગલું ઉત્તમ છે આમ કરવાથી યોગ અંગે જાગૃતિ વધશે

આ અભિયાન હેઠળ તમામ ટોલપ્લાઝા ખાતેથી બમ્પ સ્પીડબ્રેકર તથા વિવિધ પદ્દાઓ રમ્બલ સ્ટ્રીપોને દૂર કરીને તમામ ટોલપ્લાઝા ઉપર ફાસ્ટટેગનું અસરકારક અમલીકરણ કરાયું છે મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે સ્પીડબ્રેકરોના કારણે વાહનયાલકોને વિલંબ થતો હતો પ્રતિકૂળતા થતી હતી અ વાહનોને નુકસાન પહોંચતું હતું સાથોસાથ આ કારણે તેમનાં વાહનોનું બળતણ વધારે વેડફાતું હતું

જગદીશક્રમારે તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં પરત ફરવાનો અનુરોધ કર્યો છે કેમ્પસમાં બનેલી હિંસાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને તેમણે કહ્યું કે મારી સંવેદના ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની સાથે છે

પરંતુ હવે વિતેલી વાત ભૂલીને વિદ્યાર્થીઓ કેમ્પસમાં પાછા ફરે એમ તેમણે જણાવ્યું હતું દરમિયાન દિલ્હી પોલીસે આજે જણાવ્યું છે કે જેએનયુમાં સ્થિત અંકુશ હેઠળ છે અને શાંતિ જાળવવા માટે પોલીસ વિદ્યાર્થીઓ સાથે સંપર્કમાં છે આ ઘટનાની તપાસ કાઇમ બ્રાન્ય દ્વારા કરાઇ રહી છે એમ પોલીસે જણાવ્યું છે નાયબ પોલીસ કમિશ્નર દેવેન્દ્ર આર્યે જણાવ્યું કે યુનિવર્સિટીમાં કયાંય કોઇ નવી ઘટના બની નથી તથા યુનિવર્સિટીના કેમ્પસની અંદરબહાર બધે પોલીસની યાંપતી નજર છે

વિસ્થાપિત લોકોને ક્ષમિકો દૈનિક વેતન મેળવતા વર્ગ તથા રોજગારી માટે સ્થળ બદલતા લોકોને તેનો લાભ મળશે શ્રી પાસવાને જણાવ્યું કે ખાદ્યતેલના ભાવોમાં વધારા અંગે સરકાર ચિંતિત છે અને સંગ્રહખોરો દ્વારા ઉભી કરાતી કૃત્રિમ અછત સામે પગલાં લેવાશે તેમણે કહ્યું કે ગયા વર્ષ કરતાં આ વર્ષે તેલીબીયાં અને આયાતી ખાદ્યતેલનો જથ્થો વધુ છે

દક્ષિણ કાશ્મીરના અવન્તીપુરા વિસ્તાર તથા યુર્સવૂ ગામમાં એમ બે સ્થળે આજે વહેલી સવરે સુરક્ષાદળોએ શાહીદ અને અન્ય એક આતંકીને ઠાર કર્યો હતો અનંતનાગ જીલ્લાના બીજબેહારા વિસ્તારના રહીશ શાહીદને સુરક્ષાદળોએ પ્રથમ શરણાગતિ માટે જણાવ્યું હતું પણ શાહીદે ગોળીબાર શરૂ કરી અથડામણમાં તે ઠાર મરાયો હતો પોલીસે તેની પાસેથી શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કર્યા છે કાશ્મીર ખીણમાં અન્ય એક બનાવમાં પુલવામા જીલ્લામાં સૈલ ગામમાં તાજેતરમાં આતંકવાદી જૂથમાં જોડાયેલા એક સ્થાનિક યુવાનને સુરક્ષાદળોએ શરણાગતિ સ્વીકારવા હાકલ કરી હતી પણ તેણે ગોળીબાર કરતાં અથડામણમાં ઠાર કરાયો હતો

ફેસબુક દ્વારા રાકેશકુમાર નામની વ્યક્તિને કોઇ પાકિસ્તાની છોકરી દ્વારા ફસાવવામાં આવી હતી તે જુદાજુદા સલામતિસ્થળો પરની માહીતી આ છોકરીને પૂરી પાડતો હતો